પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

નોંધવા રાજ્ય સરકારે આપેલો આદેશ

ગૃહમંત્રી શ્રી પ્રદીપ જાડેજાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે આ અહેવાલમાં જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રીક્લ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બની છે આ એક પ્રકારની અકસ્માતે લાગેલી આગ છે રાજ્ય સરકારે આ આખી ઘટનાની ગંભીરતાને લઈ તપાસ અહેવાલ બાદ ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જ્જની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે આ ઘટના અંગે પોલીસને પણ ઝડપથી એફ

ની કાર્યવાહી કરવામાં આવે તેવા પણ આદેશ રાજ્ય સરાકરે આપ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત છઠ્ઠી તારીખે મધરાતે લાગેલી આગથી આઠ દર્દીઓના મોત થયા હતા અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે આદેશો આપ્યા હતા અને ત્રણ દિવસમાં જ તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું

ગઇકાલે સવારે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આ યોજનની જાહેરાત કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે યાલુ ખરીફ મોસમ માટે એક વર્ષ અમલી રહેનારી આ યોજના વર્તમાન પાક વીમા યોજનાના સ્થાને અમલી બનશે

સ્વચ્છ ભારત મિશનના સ્પેશ્ચિલ કમિશનરના જણાવ્યા અનુસાર આ સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે રાજ્યના તમામ જિલ્લાના વિકાસ અધિકારીઓ દ્વારા સરપંચો સાથે ઇ રાત્રીસભા કરશે

આ અભિયાન અંતર્ગત આજે ગ્રામ્યકક્ષા જાહેર સ્થળો અને દિવાલો પર વોલ પેઇન્ટીંગ કરવામાં આવશે આવતીકાલે ગ્રામ્યકક્ષાએ મનરેગા યોજનાના કન્વર્જન્સ સખી મંડળો સહિત સેવાભાવી સંસ્થા વ્યક્તિઓ જનભાગીદારીના શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ કરશે

ગઇકાલે ગામડાઓમાં વિશાળ જનભાગીદારીથી શ્રમદાનની પ્રવૃત્તિઓ દ્વારા જાહેર મકાનોની સાફ સફાઇ કરવામાં આવી હતી

ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રસાદે કહ્યું કે આ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને જીવનની ગુણવત્તા સારી રીતે સુનિશ્ચિત કરવા માટે સરકાર વ્યૂહાત્મક મહત્વના અને સરહદી ક્ષેત્રોમાં કનેક્ટિવિટી આપવા માટે પગલાં લઈ રહી છે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

જો કે રાજ્યની વડી અદાલતે આ દંડની રકમમાં વધુ પાંચસો રૂપિયા વધારીને એક હજાર કરવા જણાવ્યું હતું જેને અનુલક્ષીને આજથી રાજ્યમાં વડી અદાલતે આપેલા યુકાદાનો અમલ કરાવવામાં આવશે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

જોકે યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાઓનો વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે અંબાજી મંદિર અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂર્ણિમાનો મેળો કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યો છે

વરસાદ હવામાન ખાતાએ ગઇકાલે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે

રાજ્યમાં ગઇકાલે વડ઼ોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ પાટણ પંચમહાલ બનાસકાંઠા જીલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે

અન્ય વિસ્તારોમાં પણ સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે